પ્રાદેશિક સમાયાર જયેશ પટેલ વાંચે છે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટમેચ આજથી અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે મેચની શરૃઆત સવારે સાડા નવ વાગ્યાથી થશે

આ અંદાજપત્રની મફત્ત્વપૂર્ણ જોગવાઈઓ આ મુજબ છે

ટી

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આકાશવાણી અમદાવાદ દ્વારા ચાલી રહેલી ખાસ શ્રેણીમાં આજે વાત કરીશું આઈ

ગાંધીનગરના પ્રોફેસર ઉત્તમા લ હેરીની જેઓ હાલ પાર્કિંસન રોગના દર્દીઓની હેરફેર સરળ બનાવવા માટે પહેરી શકાય એવું સ્માર્ટ વેર વિકસિત કરી રહ્યા છીએ જેથી દર્દીઓ ટેકનોલોજીના મદદથી પોતાની હિલચાલ નિયંત્રિત કરી શકશે તાજેતરમાં આ નવતર સંશોધન માટે તેમની ટાટા ઇનોવેશન ફેલોશિપ માટે પસંદગી થઈ છે પોતાના સંશોધન અંગે વાત કરતાં પ્રોફેસર લહિરીએ આ મુજબ જણાવ્યં હતું

અત્યાર સુધી રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી છોટા ઉદેપુર ડાંગ સુરેન્દ્રનગર અને તાપી એમ કુલ ચાર જિલ્લામાં કોવિડનો એક પણ કેસ નોંધાયો નથી

ક્કિકેટ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટમેચ આજથી અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે મેચની શરૃઆત સવારે સાડા નવ વાગ્યાથી થશે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં સ્થાન મેળવવા માટે ભારતે આ મેચ જીતવી અથવા તો ડ્રો કરવી પડશે